જેનો ઉદેશ નાણાકીય પ્રણાલીમાંથી બહાર રહી ગયેલા લોકોને આ પ્રણાલી સાથે જોડવાનો છે

તેમણે કહ્યું કેઆ યોજનામાં ઓવર ઓવરડ્રાફ્ટ ની સુવિધા મેળવવા માટે વયમર્યાદા બાબતે પણ સુધારા કરવામાં આવ્યા છે

નવા સ્વરૂપે કાર્ડ ધારકો માટે દુર્ઘટના વીમો એક લાખ રૂપીયાથી વધારીને બે લાખ રૂપીયા સુધીનો કરવામાં આવ્યો છે

સુપ્રીમ કોર્ટે આજે ચૂકાદો આપતા કહ્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી બે વયસ્કો એકાંતમાં પોતાની સંમતિથી સંબંધ બાંધે તો તે ગુનો નથી પરંતુ બાળકો કે પશુઓ સાથે આવા સંબંધ અપરાધની શ્રેણીમાં જ રહેશે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા જસ્ટિસ રોહિંગ્ટન નરીમન જસ્ટિસ એએમ ખાનવિલકરજસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે

ચંદ્રવદન પદ્ટણી ખનીજ કચેરી રાજય સરકાર દ્વારા કચ્છુ જિલ્લાની ભુસ્તગર વિજ્ઞાન અને ખનિજ કચેરીનું વિભાજન કરી પુર્વ કચ્છાની નવી કચેરીનું અંજાર ખાતે આવતી કાલે અંજાર ધારા સભ્યી અને રાજય મંત્રી શ્રી વાસણ ભાઇ આહિર દ્વારા વિધીવત શુભારંભ કરાશે